પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત જાપાન સંવાદ પરિષદમાં જણાવ્યું છે કે નવકલ્પના માનવને અધિકાર સંપન્ન બનાવવા ઉપયોગી હોવાથી શિક્ષણમાં તેને પ્રોત્સાહન મળવું જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવના ઉદઘાટન સત્રમાં આવતીકાલે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરશે કેન્દ્ર સરકારે ક્રષિ ધારાના વિરોધમાં દેખાવો કરી રહેલા ખેડૂતોને મંત્રણા કરવા તારીખ પસંદ કરવા અનુરોધ કર્યો છે

જેટલા નાગરિકો જોડાયા છે

તેમણે સંવાદનું મહત્વ સમજાવતા કહ્યું કે વર્તમાન સમય સાથે રહીને આપણા પ્રાચીન મૂલ્યોની મદદથી આવનાર સમય માટે સજ્જ થવાનો છે તેમણે સંવાદ મંચની મદદથી ભગવાન બુદ્ધના વિયારોને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો તેમણે બુદ્ધ ધર્મના સાહિત્ય અને ફસ્તપ્રતોનો સંગ્રહ ધરાવતા પુસ્તકાલયના નિર્માણનો વિયાર રજુ કર્યો અને જણાવ્યું કે ભારતમાં આવુ પુસ્તકાલય સ્થાપવા તેઓ ઉત્સુક છે આ પુસ્તકાલયમાં જુદા જુદા દેશોમાં ઉપલબ્ધ બૌદ્ધ ધર્મનું સાહિત્ય ડિજિટલ સ્વરૂપે રાખવામાં આવશે

સરકાર ખેડૂત મંત્રણા કેન્દ્ર સરકારે ક઼ર્ષિ ધારાના વિરોધમાં દેખાવો કરી રહેલા ખેડૂતોને મંત્રણા કરવા તારીખ પસંદ કરવા અનુરોધ કર્યો છે કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે ખેડૂત સંગઠનના નેતાઓને પત્ર લખીને આ મુદ્દે વાતચીત દ્વારા ઉકેલ મેળવવાની અપીલ કરી છે તેમણે કહ્યું કે સરકાર ખેડૂતો દ્વારા રજુ કરાયેલા તમામ મુદ્દાઓનો ઉકેલ મેળવવા શક્ય તમામ પ્રયાસ કરશે અને આ હેતુથી વિસ્તૃત ચર્ચા કરવા સરકાર નવી દિલ્ફી ખાતે વિજ્ઞાન ભવનમાં બેઠક યોજવા ઈચ્છે છે ઉલ્લેખનિય છે કે ખેડૂતોએ સરકારની ધારામાં સુધારો કરવાની દરખાસ્તો ફગાવી દીધા બાદ સરકાર અને ખેડૂતો વચ્ચેની છઠ્ઠા દોરની મંત્રણાઓ રદ કરાઈ હતી જાવડેકર કૃષિ સરકાર રાષ્ટ્રીય કૃષિ ઈ ગર્વનન્સ પ્રોજેક્ટમાં અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ કરીને તેને વધુ આધુનિક બનાવવાના પ્રયાસો કરી રહી છે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટર ઉપર આ મુજબ જણાવ્યું છે તેમણે કહ્યું કે ક્રષિ આધારીત ઉદ્યોગ અને ખેડૂતોના હિત કેન્દ્ર સરકાર દ્વારા કરાતી તમામ પહેલોમાં કેન્દ્ર સ્થાને હોય છે

રાજ્ય યૂંટણી પંચના નાયબ સચીવ શ્રી લામપુંગે જણાવ્યું છે કે આવતીકાલની ચૂંટણીમાં ઇટાનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને પાસીઘાટ મ્યુનિસિપલ પરિષદની ચૂંટણી ઇવીએમ દ્વારા યોજાશે જ્યારે પંચાયતોની ચૂંટણી મતપત્રકો દ્વારા યોજાશે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 વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

સાયક્લોથોનને સોશિયલ મીડિયામાં પણ સારો પ્રતિભાવ મળી રહ્યો છે જેમાં અદના નાગરિકોની સાથે સાથે વિવિધ ક્ષેત્રના જાણીતા લોકો પણ સાયકલ ચલાવતી પોતાની તસવીરો અને વીડિયો મૂકી રહ્યા છે

શ્રી રીજીજુએ કહ્યું કે આગામી વર્ષોમાં ખેલો ઈન્ડિયામાં વધુ પારંપરીક રમતો ઉમેરાશે

કર્મચારી બાબતોના મંત્રી ડૉ જિતેન્દ્રસિંહે આ માહિતી આપી હતી અમારા સંવાદદાતા જણાવે છે કે કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં પેન્શનરોને મર્યાદિત સમયમાં હયાતીનું પ્રમાણપત્ર જમા કરવામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં લઈને સરકારે આ મહત્વની સુવિધા આપી છે

વેંકૈયા નાયડુએ આધુનિક જીવન શૈલીથી થતા રોગો અને તણાવથી બચવા યોગ ધ્યાન તથા આપણી પારંપરીક ભોજન શૈલી અપનાવવા અનુરોધ કર્યો છે હૈદરાબાદ ખાતે સોસાયટી ઓફ કોરોનરી સર્જનનો પ્રારંભ કરાવતા શ્રી નાય઼ડુએ કહ્યું કે અયોગ્ય જીવનશૈલીના કારણે હ્યદય રોગમાં વધારો થયો છે યોગના માધ્યમથી તણાવ દૂર કરવામાં અને આ બીમારીઓથી બચવામાં મદદ મળશે માટે યોગ દરેકના જીવનનો અવિભાજ્ય અંગ બને તે જરૂરી છે

ગઈકાલે પટનામાં પક્ષના કાર્યકરોને સંબોધતા શ્રી રાચે કેન્દ્રના નવા કૃષિ ધારાઓનું સમર્થન કર્યું હતું દરમ્યાન તમીળનાડુના તંજાવુરમાં ખેડૂતો સાથે સંવાદ કરતા કેન્દ્રીય મંત્રી વી

સિંહે જણાવ્યું હતું કે સાચા ખેડૂતો કેન્દ્રના કૃષિ ધારાઓને આવકારી રહ્યા છે તેમણે કૃષિ ધારાની ખાસીયતોની વિગતો આપી હતી હાલ ચાલી રહેલા ખેડૂતોના દેખાવોને રાજકીય તત્વો દ્વારા પ્રેરીત હોવાનો આક્ષેપ કરીને વી